વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ મતદારોને આકર્ષિત કરવાના છેલ્લા પ્રયાસો કરી રહ્યા છે

ભાજપના પ્રમુખ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી પ્રથમ લોકસભાની ચૂંટણી લડશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પાટણમાં જાહેરસભાને સંબોધન કરતાં જણાવ્યું કે સમૃધ્ધ ભારત અને સશક્ત ભારત માટે એનડીએ કટિબધ્ધ છે તેમણે રાષ્ટ્રીય સલામતિ માટે સમાધાન કર્યાનો કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો

પ્રધાનમંત્રી શ્રી એ એનડીએ સરકાર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો આપી હતી

સાણંદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત અગ્રણી આગેવાનો આ રોડ શો માં જોડાયા હતા બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચોધરીએ આજે વ્યારા શહેરમાં બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું જ્યારે દાહોદ શહેરમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો અમરેલી શહેરમાં પણ ભાજપના નારણભાઈ કાછડિયાના સમર્થનમાં બાઇક રેલી યોજી ડોર ટૂ ડોર પ્રચાર કર્યો હતો

નારણલાલા કોલેજ તથા અગ્રવાલ કોલેજના વિઘાર્થીઓ અને વ્યાયમ શિક્ષકો ઘ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી એક સ્કુટર રેલી નીકળી હતી

આ બાઇક રેલી નવસારી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઇને મતદારોને જાગૃત કરતા બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેકટરશ્રીની કચેરી નવસારી ખાતે સમાપન કરવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ

ડી મોડિયાના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ અધિકારી આર

ચોધરી ઘ્રવારા નવસારી જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં સ્કુટર રેલી સંકલ્પપત્રો તથા વેશભૂષાના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે

આ નિમિત્તે વિવિધ ચર્ચમાં વિશેષ સામૂહિક પ્રાર્થનાસભાઓ યોજાઈ રહી છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઇસ્ટરની શુભેચ્છાઓ દેશવાસીઓને પાઠવી છે

ખ્રિસ્તી પરિવારો દ્વારા આજે ઉપવાસ છોડવામાં આવ્યા છે દેવળોને શણગારવામાં આવ્યા છે તથા સો પરસ્પરને ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને આરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ મુહંમદ બીન સલમાન વચ્ચે થયેલી મંત્રણાના પગલે ભારતીય હજ ભાવિકોની સંખ્યા વધારાનો નિર્ણય લેવાયો હતો